આઈ પી

આ પ્રોજેક્ટ ચેન્નાઈ સાથે જોડશે અને પૂડુચ્ચેરીમાં ઉદ્યોગો માટે કાર્ગો સરળ બનાવશે શ્રી મોદીએ ઇન્દિરા ગાંધી સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં અંદાજે સાત કરોડ રૂપિયાના ખર્ચે સિન્થેટીક ટ્રેકનો શિલાન્યાસ કર્યો હતો

આ ઉપરાંત ભોગ બનેલા વ્યક્તિઓ ફરિયાદ નોંધાવી શકે તેમજ નોંધાયેલી ફરિયાદોનો નિકાલ થાય તે માટે એક વ્યવસ્થા ઊભી કરાશે કેન્દ્રીય દૂરસંચાર અને આઈ ટી મંત્રી રવિ શંકર પ્રસાદે આજે નવી દિલ્હીમાં આ માર્ગદર્શિકા બહાર પાડતા જણાવ્યું કે સોશ્યલ મીડિયા કંપનીઓને હવે ચીફ કંપલાયન્સ અધિકારીની નિમણૂંક કરવાની રહેશે જે નવી માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરશે આ ઉપરાંત સોશ્યલ મીડિયા કંપનીઓને દર મહિને એક અહેવાલ રજૂ કરવાનો રહેશે જેમાં ફરિયાદોની અને તેના પર થયેલ કાર્યવાહીની વિગત આપવાની રહેશે અમિત શાહ આસામ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આસામને પૂર હિંસા અને ધુસણખોરીથી મુક્ત બનાવવાની જરૂર છે આજે નાગાંવ જિલ્લાના બહેરામપુર સ્થિત મહામૃત્યુંજય મંદિરમાં ધાર્મિક કાર્યક્રમમાં શ્રી શાહે કહ્યું કે આસામ સર્વાંગી વિકાસના સાચા માર્ગ પર છે ગૃહમંત્રીએ કહ્યું કે એક સમયે આસામ હિંસા અને વિરોધ માટે જાણીતું હતું પરંતુ હવે રાજ્ય સારા કાર્યો માટે જાણીતું છે શ્રી શાહે આગામી દિવસોમાં આસામ અને ઉત્તર પૂર્વને જીડીપીનો સૌથી મોટો ફાળો આપનાર રાજ્ય બને તેની પર ભાર મૂક્યો

શ્રી શાહે નાગાંવ જીલ્લાના થાન ખાતે વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું

શ્રી શાહે ઉલ્લેખ કર્યો કે મોદી સરકાર રાજ્યમાં શાંતિ લાવવામાં સક્ષમ છે તેમણે કોવીડ મેનેજમેન્ટ માટે આસામ સરકારને અભિનંદન આપ્યા

મહારાષ્ટ્ર કેરળ પંજાબ મધ્યપ્રદેશ તામિલનાડુ અને છત્તીસગઢમાં વધી રહેલા કેસ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ આઠ હજાર સાત નોંધાયા છે

કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે જેથી આ અંગેનાં કારણો શોધી શકાય અને તેની સાથે સંકલન કરવામાં આવે કોવીડ નિયંત્રણનાં પગલાંમાં રાજ્યના આરોગ્ય વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ ચેપ ફેલાવાની સાંકળ તોડવા માટે આક્રમક પગલાં લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પત્ર લખ્યો છે તેમને અસરગ્રસ્ત જિલ્લાઓમાં આરટી પીસીઆર અને રેપિડ એન્ટિજન ટેસ્ટના પરીક્ષણમાં વધારો કરવાની સલાહ આપી છે ગોયલ ફાર્માં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત કોવીડ રોગયાળામાંથી બહાર આવી રહયું છે અને દવા ઉદ્યોગ પણ રોગયાળાની અસરમાંથી બહાર આવી રહ્યો છે ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસને લગતી આંતરરાષ્ટ્રીય પરિષદમાં બોલતાં શ્રી ગોયલે કહ્યું કે આ આફતને અવસરમાં રૂપાંતરિત કરવાની જરૂર છે તેમણે કહ્યું કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં આરોગ્ય સંભાળ માટેનો સુવર્ણ સમય જોયો છે દવા ઉદ્યોગમાં વેન્ટિલેટર અને રસીના કારણે ઉદ્યોગ પુનઃ ધબકી રહ્યો છે ખાતર અને રસાયણ મંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું કે કોવીડ દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે તેમણે કહ્યું કે ભારતે ઘણા દેશોમાં વેન્ટિલેટર ફેસ માસ્ક પીપીઇ કિટ્સ અને મેડિકલ સાધનો પૂરા પાડયા છે ખાતર અને રસાયણ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે આરોગ્યને વિકાસ સાથે જોડવા માટે પ્રાધાન્ય આપવું જોઈએ શ્રી માંડવીયાએ કહ્યું કે જ્યારે કોવીડ સમસ્યા શરૂ થઈ ત્યારે લગભગ બે ડઝન કંપનીઓ દેશમાં પી પી

ભારત બાંગ્લાદેશ ટ્રેન ભારત અને બેંગ્લાદેશ વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવા આવતીકાલથી શરૂ થશે જે પાડોશી દેશની સ્વતંત્રતાની સુવર્ણ જયંતી ઉજવણીનો પ્રારંભ કરશે કટિહાર વિભાગીય રેલ્વે મેનેજર રવિન્દ્રકુમાર વર્માએ જણાવ્યું કે ટ્રેન દર ગુરુવાર અને સોમવારે ન્યુ જલપાઈગુડીથી ઉપડશે અને ઢાકા પહોચશે

ઢાકા અને ન્યુ જલપાઈગુડી બંનેમાં ઈમિગ્રેશન કામગીરી કરવામાં આવશે કોર્પોરેટ કરાર કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ અને કસ્ટમ્સ દ્વારા દેશમાં વેપાર સરળતા વધારવા અને એકંદરે નિયમનકારી અમલીકરણમાં સુધારો લાવવા માટે ડેટાની આપલે અંગેના કરાર થયા છે

વિન્ટર ગેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બીજા ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવના ઉદઘાટન કાર્યક્રમમાં સંબોધન કરશે

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે બંને દેશના લશ્કરી બાબતોના મહાનિયામકે હોટલાઇન સંપર્ક સ્થાપિત કરવા બાબતે પણ ચર્ચા કરી

જેમાં મહારાષ્ટ્રન ી અજંતા ગુફા મધ્ય પ્રદેશનો સાંચિ સ્તૂપ રાજસ્થાનના કુંભલગઢ જૈસલમેર કિલ્લાઓ અને રામદેવરા તેલંગાણામાંથી ગોળકોંડા કિલ્લો અને ઓડિશાનું કોણાર્ક સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે આ ઉપરાંત ચંડીગઢનો રોક ગાર્ડન જમ્મુ કાશ્મીરન ું દલ લેક મથુરાનું બાંકી બિહારી મંદિર ઉત્તર પ્રદેશનો આગ્રા કિલ્લો અને પશ્ચિમ બંગાળના કાલિઘાટ મંદિરનો પણ સમાવેશ થાય છે